પ્રાદેશિક સમાચાર શિવાંગી ભદ્દ વાંચે છે

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર કમોસમી વરસાદ થયો છે હવામાન વિભાગે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી રાજ્ય સરકારે દેશ અને સમાજ માટે નોંધપાત્ર યોગદાન આપનારા યુવાનોને ગુજરાત રાજ્ય યુવા પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે

રાજયના અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને આજે મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે જે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી અમલી થશે ખાનગી હોસ્પિટલોમાં અગાઉ વોર્ડનો ખર્ચ નવ ફજાર રૂપિયા હતો તે ઘટાડીને હવે સાત હજાર બસો રૂપિયા કરવામાં આવ્યો છે

અમદાવાદ મહાનગરપા લિકાના આ મહત્વના નિર્ણયથી શહેરની ડેઝીઝેટેડ ખાનગી કોવીડ હોસ્પિટલોમાં સારવાર લેનાર કોરોના દર્દીઓને મોટી રાહત થશે